મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પૂનજીવીત કરવાના હેતુસર રાજ્ય સરકારે આપેલી રાહતોમાં ખાસ કરીને વીજ દરમાં પ્રતિયુનિટ રીએમ્બર્સમેન્ટ રૂપે રાહત આપવા અવારનવાર રજુઆતો કરી હતી તેમણે આ રજુઆતોનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપીને તેમજ આવા માંદા એકમો ઝડપથીપૂનઃજીવીત થાય તો હજારો કામદારોની રોજીરોટી જળવાઇ રહે તે હેતુસર આવા માંદા એકમોને વીજદરમાં પ્રતિ યુનિટ એક રૂપિયાનું રિએમ્બર્સમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષનાસમયગાળા માટે અપાશે તેમજ આના પરિણામે રાજ્ય સરકાર દર વર્ષે અંદાજે સરેરાશ

અટલ બિહારી બાજપેથી ના આગામી જન્મ દિન રપ ડિસેમ્બર સુશાસન દિવસથી રાજ્યવ્યાપી કિસાન સંમેલન યોજવાની રાજય સરકારે જાહેરાત કરી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આસંદર્ભમાં કહ્યું કે સ્વ અટલ બિહારીજીના જન્મદિવસે ગુજરાતમાં આ વર્ષે સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં કૃષિ કલ્યાણ અને ધરતીપુત્રોના હિતો માટે કરેલા નિર્ણયો કાર્યોને ગ્રામીણ કિસાનો સુધી વ્યાપક સ્તરે પ્રેરિતકરવા નવ જેટલા ફ્રષિ સંમેલન સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અંતર્ગત યોજાશે મુખ્યમંત્રીશ્રીએઉમેર્યુ કે આ માટેના આયોજનને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આખરી ઓપ આપી રહ્યો છે તદ્દઅનુસાર આ ફષિ સંમેલનો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ તેમજ કચ્છ ભાવનગર મહેસાણા ગોધરા અને બનાસકાંઠા કે પાટણ જિલ્લાઓમાં યોજવાનું આયોજન છે

જેમા કુડ પ્રેસેસિંગ મશીનરી અને સાધનડેરી મશીનરી આઇસ્ક્રીમ કેન્ટીન નમકીન પ્લાન્ટ સોલ્યુશન રેફીજરેટ્ર જેવી વસ્તુનું પ્રદર્શનમાં રાખવામાં આવ્યુ છે આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એનઆરસી બિલથી લોકો ખુશ છે હેલ્મેટ અંગેના નિર્ણય પર પ્રતિક્રિયા આપતામુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્યસચિવ પાસે જવાબ માંગ્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવ્યો છે હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા દૂરકરવામાં આવ્યો નથી

આંતરરાષ્ટ્રીય સંસ્થા જૈન ઇન્ટરનેશનલ દ્રેડ એન્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમનું કેન્દ્રના શીપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ઉદ્વાટન થશે

નર્મદા તથા ગુજરાતની અન્ય મોટી નદીઓના વધારાના પાણીને ગ્રીડ મારફતે પર્હોંચાડવાના અતિ મહત્વના કહી શકાય તેવા પ્રોજેક્ટમાં સાતે સાત કેનાલોને સૈધાંતિક મંજરી મળવા તથા આ સાત લીંક કેનાલ સાથે જ રૂપિયા પ હજાર કરોડની યોજના છે તેમાંથી આગામી અંદાજપત્રમાં રૂપિયા બે હજાર કરોડની ફાળવણી કચ્છ માટે કરવા કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે

સવારે રેલી પછી અજેપાળ દાદાના મંદિરે પૂજનવિધિ થઇ હતી નગરપાલિકા પ્રમુખ રાજેશ પલણ ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થાપના દિનબી કેક કાપી આજનો દિવસ ઉજવાયો હતો

અવસાન મુંદરા તાલુકાના પ્રાગપર ખાતેના ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામના પ્રમુખ રમેશભાઈ ગાલાનું આજે મુંબઈ ખાતે અવસાન થયું છે

હાલ જ યોજાયેલા મોરારીબાપુની રામકથાના આયોજનમાં તેમણે અપ્રતીમ યોગદાન આપ્યું હતું આશુતોષ અંતાણી હવા માન કચ્છમાં ઠંડીની તીવ્રતા યથાવત રહી છે

જો કે પવનની ઝડપ ઘટતા પારો થોડો ઊંચકાયો છે